મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું છે કે રસીકરણ ઝુંબેશનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી નમ્ર અપીલ છે વધુમાં તેમણે જણાવ્યું કે કોરોના સામે વેક્સિનનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરીને લોકો એન્ટીબોડી વિકસાવે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

ગઈકાલે વિધાનસભા ખાતે ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અથવા સંસ્થાઓ પ્રવેશ નિયમન અને ફી નિર્ધારણ સુધારા વિઘેયક રજૂ કરતાં નાયબ મુખ્યમંત્રીએ આ પ્રમાણે જણાવ્યું હતું

શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ યુડાસમાએ આ સુધારા વિઘેયકની ચર્ચા દરમ્યાન ગૃહમાં અદાલતના યુકાદાને ટાંકતા જણાવ્યું હતું કે શિક્ષકોની નિમણૂક માટે નિયમનકારી મંડળ સ્થાપવાનો સરકારનો નિર્ણય લધુમતી સંસ્થાઓના વહીવટમાં દખલકર્તા નથી

પાટણના વડાવ લી ગામે તળાવ ઊંડા કરવાના કામમાં સહભાગી થઇ મુખ્યમંત્રી વિજય રૂપાણી આ અભિયાનની શરૂઆત કરાવશે

રાજ્યમાં ગઈકાલે કોવિડથી નવ લોકોના મોત થયા છે

દરમિયાન રાજકોટમાં પણ આજથી રાત્રિના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફયુ લાગુ કરવાનો પોલિસ કમિશનર મનોજ અગ્રવાલે આદેશ આપ્યા છે

દાંડીયાત્રિકોના સ્વાગત માટે છાપરાભાઠા ઉપરાંત તેની આસપાસના ગામથી આવેલા લોકો ઉમટી પડ્યા હતા

આ યાત્રા ભટગામથી નીકળી ગોલા અછારણ સાંધિયેર ખાતે થઈ દેલાડ ગામે આવી પહોયી હતી દાંડીયાત્રીકોના સ્વાગત માટે સાંસદ શ્રીમતિ દર્શનાબેન જરદોશ હાજર હતા અને ગામવાસીઓએ ગાંધીજી અમર રહો અને આઝાદી અમર રહો જેવા સૂત્રોચ્યાર વડે દાંડીપથ્વિકોને આવકાર્યા હતા

લોક ભાગીદારીની ભાવનાથી અમૃત મહોત્સવ આખાયે દેશમાં જન ઉત્સવ રૂપે મનાવાઈ રહ્યો છે

પી આઈ

તેમણે ઉમેર્થું હતું કે લોભામણી જાહેરાતો થકી ગરીબોના નાંણા પચાવી પાડનાર તત્વોને નાથવા રૂપાણી સરકાર કટિબધ્ધ છે મહત્વનું છે કે અમદાવાદ રાજકોટ સુરત વડોદરા ખાતે એમ કુલ ચાર સ્થળોએ ખાસ ડેઝીઝ્નેટ કોર્ટની રચના કરવામાં આવી છે